વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ મતદારોને રીઝવવા સઘન પ્રયાસો કરી રહ્યા છે

ચૂંટણીપંચ દ્વારા નાણાકીય હેરફેર પર ખાસ નજર રાખવામાં આવી રહી છે

ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે છત્તીસગઢના કોરબામાં જાહેરસભા સંબોધી હતી ઓડિશાના સાંબલપુર ખાતે જાહેરસભામાં સંબોધન કરતાં રાજયમાં કોંગ્રેસ અને બીજેડીની સત્તા હોવાથી ઓડિશાના લોકો ગરીબી હેઠળ જ રહ્યા હોવાનું જણાવ્યું હતું

જેમાં તેમની બીજી બેઠક વાયનાડ સહિત કેટલાક વિસ્તારોને આવરી લેશે પથાનપુરમ ખાતે સંબોધન કરતાં તેમણે ન્યાય યોજના અંગેના નાણાં બ્રષ્ટ ઉદ્યોગપતિઓ અને લોકો પાસેથી આવશે તેમ જણાવ્યું હતું શ્રી ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ સુનિશ્ચિત કરશે કે જેમણે નાણાં ચોર્યા છે તે પરત કરે કેન્દ્રિય ગ્રહમંત્રીશ્રી રાજનાથસિંહે આજે લખનઉમાં ઉમેદવારીપત્ર ભર્યું છે

ભાજપ નેતા અને માહીતી પ્રસારણમંત્રી રાજયવર્ધન રાઠોડે પણ આજે જયપુર ગ્રામીણ બેઠક પરથી ઉમેદવારીપત્ર ભર્યુ છે

આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી હરિફાઇ છે

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇના વડપણ હેઠળની ખંડપીઠે માયાવતીના વકીલને ચૂંટણી પંચના આદેશ વિરૂદ્ધ અલગથી અરજી કરવા જણાવ્યું છે ખંડપીઠે સ્પષ્ટ કર્યું કે અત્યારે કોઈ વ્ધુ આદેશની આવશ્યકતા નથી

નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રિયમંત્રી અને નેતા રવિશંકર પ્રસાદે પંજાબના મંત્રી નવજોતસિંહ સિદ્ધુએ બિહારમાં કરેલા નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો તેમણે ચોક્કસ ધર્મના લોકોને કોંગ્રેસ માટે મતદાન કરવા અપીલ કરી હતી શ્રી પ્રસાદે જણાવ્યું કે ભાજપને કોંગ્રેસ પાસેથી રાષ્ટ્રવાદ શીખવાની જરૂર નથી

નવી દીલ્હી ખાતે મીડીયા સાથેની વાતચીતમાં પક્ષ પ્રવકતા પવન ખેરાએ દાવો કર્યો કે પબ્લિક ડોમીન અને સર્વોચ્ચ અદાલતની અરજીમાં અપાયેલી માહીતી મુજબ ગાંધીનગર ખાતેની શ્રી મોદીના કથિત માલીકીની જમીન અંગે પ્રશ્નો થયા છે તેમણે ચૂંટણીપંચ સમક્ષ પ્રધાનમંત્રી મોદીના સોગંધનામામાં અપૂરતી માહીતી હોવાની નોંધ લઇ લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠલ યોગ્ય પગલાં લેવાની માગણી કરી છે

અરજદારના સલાહકારે ખંડપીઠને જણાવ્યું કે પશ્ચિમ મક્કાની મસ્જીદમાં અને કેનેડા ખાતે મહિલાઓને મસ્જીદમાં પ્રવેશની છુટ છે

ન્યાયાધીશોશ્રી એસ

બોબડે અને શ્રી એસ

અદાલતે તેનું પરિણામ જાહેર કરવા પહેલી એપ્રિલે મંજૂરી આપી હતી કમ્બાઇન્ડ શ્રેજ્યૂએટ લેવલ પરીક્ષા રદ કરવા અને તપાસ કરવા માટે કરાયેલી અરજીની અદાલતમાં સુનાવણી ચાલી રહી છે

ન્યાયાધીશોશ્રી એસ એ

એ નઝીરની ખંડપીઠે આ અંગેની તપાસ સીબીઆઇને સોંપવા માટેની અરજી અંગે નોટીસ પાઠવી છે અદાલતે એડવોકેટ પી એસ નરસિંહને અદાલતને મદદરૂપ બનવા જણાવ્યું છે

ચિદમ્બરમના પરિવારજનો અંગે મદ્રાસ વડી અદાલતના આદેશને પડકારતી અરજી દાખલ કરી છે કાળાનાણાં પ્રતિબંધક કાયદા હેઠળ આવકવેરા વિભાગે કરેલી ગુનાઇત કાર્યવાહી પર મદ્રાસની વડી અદાલતે મનાઇ ફરમાવી છે સર્વોચ્ચ અદાલતે જો કે મનાઇહકમ ચાલુ રાખ્યો છે મુખ્ય ન્યાયાધીશશ્રી રંજન ગોગોઇ અને ન્યાયાધીશશ્રી સંજીવ ખમ્માની ખંડપીઠે શ્રી ચિદમ્બરમનાં પત્ની નલીની અને તેના પુત્ર કારતીને નોટીસ પાઠવી છે કારતી ચિદમ્બરમની પત્ની શ્રીનિધી તથા અન્ય પાસે પણ જવાબ માંગવામાં આવ્યો છે

ભારત અને થાઇલેન્ડ વચ્ચે દ્વિપક્ષી દરિયાઇ સંબંધોમાં આગળ વધવા તથા સંરક્ષણ સહકાર વધારવા માટે તેઓ દ્વિપક્ષી મંત્રણાઓ કરવાના છે શ્રી લાંબા થાઇલેન્ડના લશ્કરીદળોના વડા સાથે બેઠક યોજશે તથા નૌકાધલના એડમિરલ અને અન્ય સરકારી અધિકારીઓ સાથે પણ બેઠક કરશે તેઓ નૌકાદલ અને લશ્કરના મુખ્યમથકની બેંગકોકમાં મુલાકાત લેશે તથા ફ્રકેતમાં નૌકાદળ મથકે પણ જશે

રાષ્ટ્રપતિએ પાઠવેલી એક સંદેશામાં જજ્ઞાવ્યું છે કે શાંતિ અને અહિંસાના ભગવાન મહાવીરના સંદેશાથી આપણા સાંસ્ક્રતિક વારસો સમૃદ્ધ બન્યો છે દેશમાં અને વિશ્વમાં ભાઈચારાની ભાવના તથા સંવાદીતા જળવાય તે માટે સૌએ પ્રયત્ન કરવા જોઇએ ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે સત્ય અહિંસા અને દયાની ભાવનાના માર્ગે પ્રમાણિકતા અને સત્યતા પ્રવર્તે છે ભગવાન મહાવીરના આદર્શો સમગ્ર વિશ્વ માટે અનુકરણીય છે

રાત્રે આઠ વાગે મેચ શરૂ થશે પંજાબ આઠ પોઇન્ટ સાથે પાંચમા ક્રમે અને રાજસ્થાન ચાર પોઈન્ટ સાથે સાતમા ક્રમે છે